કેન્દ્રીય મંત્રી મંડળે ખેડુતો અને નાના વેપારીઓ માટે પેન્શન યોજના મંજુર કરી છે

પશુપાલક ખેડુતોને સહાય કરવા પશુઓમાં થતાં પગ અને મુખના રોગોને નિયંત્રણમાં લેવા નવી પહેલને મંજુરી આપી છે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત અગાઉ બે લાખ હેકટર સુધી જમીન ધરાવતાં ખેડુતોનો સમાવેશ થતો હતો

અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ ખેડુતોને ફાયદો થયો છે હવે આ યોજના અંતર્ગત ખેડુતોને ત્રણ હપ્તાઓમાં છ ફજાર રૂપિયા આપવામાં આવશે અન્ય મોટા નિર્ણયમાં કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજનાને મંજુરી આપી છે આ યોજના તમામ નાના અને સીમાંત ખેડતો માટે છે

કુષિ મંત્રી નરેન્દ્રસીંહ તોમરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પેન્શન ફંડમાં સમાન રકમનો ફાળો આપશે તેમણે જણાવ્યું કે પહેલા ત્રણ વર્ષ દરમ્યાન પાંચ કરોડ ખેડુતોને સામેલ કરવાનો લક્ષ્યાંક રખાયો છે મંત્રી મંડળની બેઠક બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે આ મહત્વપુર્ણ નિર્ણયોના કારણે દેશના મહેનતું ખેડ઼તો અને વેપારીઓને લાભ થશે

ભાજપે તેના ચુંટણીના જાહેરનામામાં આ પગલાંનું વચન આપ્યું હતું

આ પગલાથી પશુ સંવર્ધન ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડુતોને લાભ થશે આ રોગો પશુધન જેમ કે ગાય બળદ ભેંસ ઘેંટા બકરી ભુંડ વગેરે વચ્યે અત્યંત સામાન્ય છે

આ રકમથી સાઈઠ વર્ષથી વધુ વય ધરાવતાં લોકોને ફાયદો થશે કે જેમને કોઈપણ પગાર પેન્શન પારીવારીક પેન્શન કે સામાજિક સુરક્ષા પેન્શન ધ્વારા નથી મળતી

ગઈકાલે રાજધાની દિલ્હી ખાતે આ મોસમનો સૌથી ગરમ દિવસ રહયો હતો

હવામાન વિભાગે વધતા જતાં તાપમાનને જાતાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે અને જણાવ્યું છે કે આગામી થોડા દિવસોમાં ગરમીથી રાહતની કોઈ શકયતા નથી હવામાન વિભાગના અધિકારી કુલદિપ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે બીજી જુન સુધી પવનની ગતી બદલાતાં તાપમાન એક થી બે ડિગ્રી ઘટી શકે છે

આ વર્ષનો વિષય છે ખેડુત અને અધિકારીક બેકીંગ વ્યવસ્થા અને તેનાથી મળતા ફાયદા રીઝર્વ બેંક ધ્વારા જાહેર એક યાદીમાં જણાવ્યું છે કે ખેડતો સુધી નાણાંકીય સાક્ષરતાનો સંદેશ આપનાર પોસ્ટરનો ઉપયોગ કરાશે

આ સંદેશાને વધુ લોકો સુધી પહોંચાડવા દુરદર્શન અને આકાશવાણી પર વ્યાપક પ્રચાર કરાશે

જે મુજબ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી કોઈ પણ વિમાનને ભારતમાં પ્રવેશ અથવા એકઝીટ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્ય હતા

ભારતીય સમય પ્રમાણે બપોરના ત્રણ વાગે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાનો મુકાબલો કાર્ડીફ ખાતે થશે જયારે બ્રિસ્ટોલ ખાતે સાંજે છ વાગે ઓસ્ટ્રેલિયા અને અફઘાનીસ્તાન વચ્ચે મુકાબલો થશે ગઈકાલે સાંજે વેસ્ટઈન્ડીઝે પાકિસ્તાનને નોટીંગહમ ખાતે રમાયેલી મેચમાં સાત વિકેટે પરાજય આપ્યો હતો

આ ઉપરાંત અન્ય ટોચના ખેલાડીઓના યુક્રેનના એલેના સ્વટોલીનાનો પણ પરાજય થયો છે